સમગ્ર દેશમાં આજે મધરાતથી આવતીકાલે રાતના દસ વાગ્યા સુધી ટ્રેન સેવા બંધ રહેશે

તેમણે કોરોના વાયરસ સામે લડત આપનાર દરેક નાગરિક પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા આવતીકાલે સાંજે પાંચ વાગે તાળીઓ અને ઘંટડી વગાડવાનો અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રીએ જનતા કરફ્યુની પહેલને સમર્થન આપવા સમાજના જુદા જુદા વર્ગોના લોકો જે રીતે આગળ આવ્યા છે તેની પ્રશંસા કરી હતી

જો કે વીજળી પાણી અને દૂધ સહિતની આવશ્યક સેવાઓ રાબેતા મુજબ મળી રહેશે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આજે હૈદરાબાદમાં પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું

ટી બસ અને મેટ્રો રેલ સેવા બંધ રહેશે

ટ્વીટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ અને તબીબોએ આપેલી સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરવાની તાતી જરૂરિયાત છે કારણ કે આમ કરવાથી એ વ્યક્તિ પોતાનું અને પોતાના પરિવારજનો અને મિત્રોનું રક્ષણ કરશે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે બિનજરૂરી પ્રવાસ કરવાથી કોઇને મદદ થશે નહીં

આ સપ્તાહમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં લઇને તબીબી પરિષદે આ નિર્ણય લીધો છે

તેમણે કહ્યું કે કોરોના વાયરસનું પરીક્ષણ ફેશન કે વિશ્વાસ વધારવા માટે નહીં પણ પ્રોટોકોલ મુજબ કરાવવું જોઇએ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્હીમાં લોક ડાઉન અર્થાત સંપૂર્ણ બંધ જાહેર કરાયો નથી પણ જો જરૂર જણાશે તો આ પગલું લેવાશે

આ નિર્ણય મુજબ દરેક વ્યક્તિને પાંચ કિલોના બદલે સાડા સાત કિલો રેશન અપાશે શ્રી કેજરીવાલે જણાવ્યું કે કોરોના વાયરસના પ્રસારના પગલે દૈનિક શ્રમ ઉપર આધારીત શ્રમિકોને વધુ નુકશાન થાય છે તેમણે કહ્યું કે ઘરવિહોણા અને રાતના આશ્રયસ્થાનમાં રહેતા લોકોને અનાજ પુરૂં પડાશે મુખ્યમંત્રીએ વરિષ્ઠ નાગરિકો વિધવા મહિલા અને દિવ્યાંગોને અપાતું પેન્શન બમણું કરવાની જાહેરાત કરી હતી

મુખ્યમંત્રીએ અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે

દરમ્યાન ભારતીય તબીબી સંશોધન પરિષદે ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને પ્રયોગશાળાની સુવિધાને મંજૂરી આપી છે

આજે દિલ્હીમાં મળેલી બેઠક બાદ કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે રાહતની યોજનાને સરકારે મંજુરી આપી છે આ યોજના હેઠળ સ્થાનિક કક્ષાએ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને મોટું મૂડીરોકાણ આકર્ષવા ઉત્પાદન આધારિત રાહતો અપાશે શ્રી પ્રસાદે કહ્યું કે સરકાર મોબાઇલ અને તેના પાર્ટસનું ઘરઆંગણે ઉત્પાદન થાય તે ઉપર ભાર મૂકશે

સુચિત પાર્ક કાર્યરત થતાં દવા ઉત્પાદન માટે અન્ય દેશો ઉપરનું અવલંબન ઘટશે દવા માટે મહત્વના ઘટક સમા એ

પક્ષના નવી દિલ્ઠી ખાતેના કાર્યાલયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નઙા અને જ્યોતિરાદિત્ય સિંધિયા અને અન્યોની ઉપસ્થિતિમાં આ ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો

એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ અધિકારીઓ દ્વારા મની લોન્ડરીંગ પ્રતિબંધક ધારા હેઠળ નરેશ ગોયલનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે

દરમ્યાન મુંબઇ મહાનગરપાલિકાએ જે દર્દીઓની તબિયત સ્થિર છે તેમને ઘરે પાછા ફરવાની મંજુરી આપવાનો નિર્ણય લીધો છે જેથી વધુ નવા દર્દીઓને સમાવી શકાય